રસીકરણ ઝુંબેશને ઝડપી બનાવવા આ મહિનાના તમામ દિવસો તમામ રસીકરણ કેન્દ્રો ચાલુ રહેશે

ગઈકાલે વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી આ તબક્કા દરમ્યાન નિષ્પક્ષ અને ન્યાયી મતદાનની ખાતરી કરવા માટે તમામ જરૂરી કાળજી અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી યૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા માટે મતદાન સાથે વીવીપીપેટનો ઉપયોગ દરેક મતદાન મથક પર કરવામાં આવ્યો હતો

ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે કુચબિહારનાં સીતલકુચી અને અલીપુરદ્વારાનાં કાલચીનીમાં બે રેલીઓને સંબોધીત કરશે તેઓ દક્ષિણ ચોવીસ પરગણાનાં બરૂઈપુર પશ્ચિમ અને ફગલીના અરામબાગમાં બપોર બાદ રોડ શો પણ કરશે તૂણમૂલ કોંગ્રેસનાં વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કૂચબિહાર અને અલિપુરદ્વારા ત્રણ રેલીઓ સંબોધીત કરશે

તમામ રાજકીય દળો દ્વારા યૂંટણી પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છેકે હ્ગલી અને દક્ષિણ યોવીસ પરગણાની બે બેઠકો માટે ત્રીજા તબક્કામાં છઠ્ઠી એપ્રિલે મતદાન યોજાશે જ્યારે અલીપુરદ્વાર અને ક્યબિહાર જિલ્લાઓની તમામ બેઠકો માટે ચોથા તબક્કામાં દશમી એપ્રિલ મતદાન થવાનું છે

ત્રીજા તબક્કામાં ચાલીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે

નહા આજે પાતાસાર્કુસી મતવિસ્તારમાં પ્રદેશ અધ્યક્ષ રંજીત કુમાર દાસ સાથે પ્રચાર કરશે

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયકા ગાંધી વાડ્રા ગોપાલપાડા ગોલકગંજ અને સરુખેત્રીમાં ચુંટણી પ્રયાર કરશે

શ્રી મોદી ગઈકાલે સાંજે મદુરાઈ પહોંચ્યા હતાં અને પારંપરિક વસ્ત્રો પહેરી મીનાક્ષી સુંદેશ્વર મંદિરમાં પૂજા અર્ચનાં કરી હતી પ્રધાનમંત્રીની મુલાકાતને કારણે તમિલનાડુમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે

કેન્દ્ર સરકારે ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે અને તેમને ગેઝેટેડ રજાઓ સહિત મહિનાના બધા દિવસોમાં કોવિડ રસી આપવાની વ્યવસ્થા યાલુ રાખવા જણાવ્યું છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બધા જ દેશોએ રસી ઉત્પાદનમાં અથવા રસીકરણમાં આવતા અવરોધો દૂર કરીને રસીકરણ અભિયાન ઝડપી બનાવવું જોઈએ યુરોપમાં રસીકરણ ઝુંબેશમાં વિલંબ થઈ રહ્યો છે અને સંક્રમણ વધી રહ્યું છે

આ નવા માળખા હેઠળ ઓનલાઈન નાણાકીય વ્યવહારને માટે અધિકૃત કરવા વધારાના પરિબળને લાવવામાં આવ્યા છે ડેબિટ કાર્ડ્સ ક્રેડિટ કાર્ડ્સ યુપીઆઈ અથવા અન્ય પ્રીપેઇડ યુકવણી સાધનોનો ઉપયોગ કરીને પાંચ હજાર રૂપિયાથી ઉપરના વ્યવહાર ઓ

દ્વારા માન્ય કરાવવાની જરૂર છે પરંતુ જો ફરીવાર વ્યવહાર કરે તે પાંચ હજારથી ઓછો હોય તો પણ ગ્રાહકને ચુકવણી અંગે અગાઉથી એલર્ટ મળશે

મી લાંબા રસ્તાઓનું નિર્માણ થયુ છે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી ગડકરીએ કહ્યું કે ગત નાણાકીય વર્ષમાં કુલ તેર હજાર કિલોમીટરથી વધુ સડકોનું નિર્માણ થયુ હતું

મંત્રાલય દ્વારા છેલ્લા સાત વર્ષોમાં ધોરીમાર્ગાની લંબાઈમાં પચાસ ટકાની વૃધ્યિ કરાઈ છે

પ્રભુ ઇસુનો વધસ્તંભ પર દેહત્યાગ અને તેમનું પુનરાગમન આ બંને ઘટનાને ખ્રિસ્તી ભાઈ બહેનો ખૂબ પવિત્ર ગણે છે ગુડ ફાઇડે એટલે કે પવિત્ર શુક્રવારના દિવસે સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રાર્થના કરે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે હાલ કોરોનાના કારણે એકબીજાને મળીને ઉજવણી કરી શકાતી નથી ઇસ્ટર સન્ડેની ઉજવણી ચોથી એપ્રિલના રોજ કરાશે

નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજ્ કરવુ અનિવાર્ય બન્યું છે જ્યારે અમદાવાદના રેલ્વે સ્ટેશન તથા હવાઈ મથકે પણ પ્રત્યેક પ્રવાસી પાસે આ પુરાવો માંગવામાં આવશે